એટલું જ નહીં પણ પી

ખેડૂતો પોતાની કૃષિ ઉપજો વધુ નફો આપતા બજારમાં મોકલી શકે તે હેતુથી સરકારે કિસાન રેલ અને કિસાન ઉડાન થોજનાઓ શરૂ કરી છે પ્રધાનમંત્રીએ ભાર પૂર્વક કહ્યું કે દરેક સરકારે કૃષિ ક્ષેત્રના સુધારાની હિમાયત કરી હતી

એવી જ રીતે ગરીબોને વાજબી દરે અનાજ આપવાની યોજના પણ યથાવત્ રખાશે

સમગ્ર યૂંટણી પ્રક્રિયા પાંચમી માર્યના રોજ પૂર્ણ થઈ જશે નેહલ ઠક્કર મુખ્યમંત્રી બાગાયત વિકાસ મિશન મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યની ખેડવાણ જમીનમાં વધારો કરવાનો ઐતિહાસિક નિર્ણય કરીને ક્રષિ અને બાગાયત ક્ષેત્રના સર્વગ્રાહી વિકાસથી બાગાયતી તેમજ ઔષધિય પાકોની ખેતીનો વ્યાપ વધારવાના નક્કર પરિણામલક્ષી આયોજન સાથે એક મહત્વપૂર્ણ કદમ રૂપે મુખ્યમંત્રી બાગાયત વિકાસ મિશનની જાહેરાત કરી છે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આવેલી ખેડાણની સરકારી પડતર જમીનોને લાંબાગાળાના લીઝ પર ફાળવી તેને ઉપજાઉ બનાવીને બાગાયતી અને ઔષધિય પાકોની ખેતીથી વધુ આવક મેળવવાનો અને આવા પાક ઉત્પાદનના વેલ્યુએડીશનથી નિકાસનું પ્રમાણ વધારવા તથા રોજગારના નવા અવસરો સર્જવાનો આ મુખ્યમંત્રી બાગાયત વિકાસ મિશન નો મુખ્ય ઉદેશ્ય છે

અત્રે ઉલ્લેખનીય છે કે તા

આ ઇલેક્ટ્રોનિક ચુંટણી કાર્ડને ડાઉનલોડ કરીને ડિજીટલી સાચવી શકાશે

યુવા મતદારોને આ સુવિધાનો મહત્તમ લાભ લેવા જિલ્લા યૂંટણી અધિકારીશ્રી અને કલેક્ટરશ્રી કચ્છ દ્વારા નમ્ર અપીલ કરાઇ છે

વહેલી સવારથી જ ધ્રોબાણા નજીક કાળાડુંગરની ખીણ અને કોતરોમાં આ ફોટોવોક યોજાઈ હતી જેમાં કાળાડુંગરની ગોદમાં વસેલી રંગીન પ્રકૃતિ અને પથ્થર સૌંદર્યને કચ્છના ફોટોગ્રાફરોએ મનભરીને માપ્યું હતું દત્ત વિકાસ અને સેવા સમિતિ કાળાડુંગર દ્વારા આયોજિત આ ફોટોવોકની શરૂઆતમાં પ્રેરણાસ્ત્રોત દિલીપભાઈ દેશમુખએ તમામ ફોટોગ્રાફરોને માર્ગદર્શન સાથે રોયક વાતો જણાવી હતી દતશિખર પર યોજાયેલા સન્માન સમારોહમાં વિજેતાઓને રોકડ પુરસ્કારોથી સન્માનવામાં આવ્યા હતા નેહ્લ ઠક્કર હવામાન કચ્છમાંથી શિયાળાની વિદાય શરૂ થઇ ગઈ હોય તેવી અસર વર્તાઈ રહી છે તાપમાનમાં વધ ઘટ થયાની સાથે વાતાવરણમાં વિષમતા જોવા મળી રહી છે તેમજ પવનની ઝડપ વધી રહી હોઈ દિવસ દરમિયાન ઓછી ઠંડી અનુભવી રહી છે

ર ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાતા રાજ્યનું ઠંડુ મથક રહ્યું હતું